ત્યારબાદ શિક્ષણ વિભાગ આદિજાતી વિકાસ વેન મહિલા અને બાળ કલ્યાણ પંચાયત પર્યાવરણ વીભાગના તારાંકિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક ચર્ચા અંતે પસાર કરવામાં આવ્યું હતું રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જૂથ યોજના આધારિત પાણી મેળવતા ગામોને નિયમીત પાણી મળી રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાયા છે

આ અંગે વધુ માહિતી આપતા કાયદા મંત્રી જાડેજાએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આ કાયદાને લગતા કેસો ચલાવવા માટે સપેશીયલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે જેના દ્વારા છ માસની અંદર ચુકાદો આપવામાં આવે છે

વીરલ રાણા રસીકરણ કેન્દ્ર કોરોના મહામારીને અટકાવવા ચાલતા રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્રા દ્વારા આજથી ભુજમાં વધુ બે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ થશે જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર જે

માઢકે જણાવ્યું કે શહેરી રસીકરણ કેન્દ્ર દ્વારા વધુમાં વધુ નાગરિકોને આવરી લેવા છટ્ટીબારી સ્થિત હાટકેશ કોમ્પલેક્ષ અને કેમ્પ વિસ્તારમાં આવેલી ટી બી

જેનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે